ગત મહિને પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ મહિલા તથા બાળકોમાં કુપોષણ વિરૂદ્ધ જાગૃતતા કેળવવા અનુરોધ કર્યો છે ગુજરાતના દરેક જિલ્લાઓમાં આઇસીડીએસ હેઠળ અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જાગૃતતા અભિયાનમાં મહિલાઓ પણ કુપોષણ નાથવા એક વ્યક્તિની જવાબદારી લેવાનો સંકલ્પ કરી રહી છે

હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આ મહોત્સવની ઉજવણી સંબંધિત પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

એક ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને તેમના વિયારો જણાવતા અનુરોધ કર્યો છે શ્રી મોદીએ લોકોને પોતાના વિયારો માઈગો ઓપન ફોરમ અથવા નમો એપ પર જણાવવા નિમંત્રણ આપ્યુ છે

આ અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લાના તમામ રેલ્વે સ્ટેશનો પર બોટલ કરશીં ગ મશીન મુકવામાં માટેનો નિર્ણય લેવાયો છે તેના ભાગરૂપે ગાંધીધામ રેલ્વે સ્ટેશન ઉપર બોટલ ક્રશર મશીન મુકાયુ છે તદઉપરાંત બીજી ઓક્ટોમ્બરથી પશ્ચિમ રેલ્વેના કાર્યક્ષેત્રોમાં આવતા ભુજ ભચાઉ અને સામખિયાળીમાં આ મશીન મુકી દેવામાં આવશે તેમજ બાકીના રેલ્વે સ્ટેશનોમાં પણ ટુંક સમયમાં બોટલ ક્રશર મશીન મુકવાનું આયોજન છે

રાજય સરકાર દ્રારા અનેક નવા નિયમો લાગુ કરાયા છે તો અમુક નિયમોમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે આ નવા નિયમોથી પોલીસ કર્મચારીઓને વાકેફ કરવા ગઈકાલે આર ટી ઓ તંત્ર પોલીસ અને એસ ટીના સંયુક્ત કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓને નવા નિયમો અંગે માહિતગાર કરવા સેમિનારનું આયોજ કરવામાં આવ્યુ હતું

આ રોગોની સારવાર ખૂબ ખર્ચાળ હોઇ ઊંટપાલકો પોતાના ખર્ચે તેની સારવાર કરાવવા અસમર્થ હોય છે જેથી જિલ્લા પંચાયત દ્વારા આવા કેમ્પ આશીર્વાદરૂપ થાય છે

કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યુ છે યક્ષદાદાના સ્થાનકે ધ્વજારોહણવાધા અને આભુષણો તેમજ મહાઆરતી કરવામાં આવશે આજે રાતે સંતવાણીઆવતીકાલે રાત્રે રામામંડળનો કાર્યક્રમ તેમજ મંગળવારે બપોરે બખમલાખડો યોજાશે યાલુ વર્ષે વરસાદ સારો થયો હોવાથી બહોળી સંખ્યામાં લોકો અને ભક્તજનો ઉપસ્થિત રહેશે તેમજ સહેલાણીઓ મેળાને માણશે